તેઓએ બારસોલીના છોડ રોપી સિંહ સદનમાં જોવા મળતી હરીયાળી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો રાષ્ટ્રપતિશ્રીએ ગીર હેરીટેઝ લોંજ અને સોવીનીયર શોપની મુલાકાત લઇ હસ્તકલાની વસ્તુઓ નિહાળી સ્થાનિક લોકોને મળતી રોજગારી અને ગીરની ઓળખ રજુ કરતી વિવિધ વસ્તુઓ અંગેની માહિતી મેળવી હતી તેઓએ યાદગીરી રૂપે વન વિભાગના અધિકારીઓકર્મચારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સહર્ષ સમુહ તસ્વીર લેવડાવી હતી આ મુલાકાત વેળાએ વનમંત્રીશ્રી ગણપતભાઇ વસાવા વન વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રી કલેક્ટર નાયબ વન સંરક્ષકશ્રી એસ પી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલીસી એન્ડ પ્રમોશનના સચિવ મુખ્ય વક્તવ્ય આપશે આ ઉપરાંત આ સેમિનારમાં મેન્યુફેક્ચરીંગ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિશે નીતિ આયોગના વડા વિચાર વિમર્શ કરશે તેમજ દેશના ટોચના ઉદ્યોગપતિઓ ચર્ચામાં ભાગ લેશે

નેફલ ઠક્કર ગુજરાત પોલીસ ગુજરાત પોલીસની કાર્યદક્ષતા તેમજ કાર્યકુશળતા સુધારવા ગુજરાત સરકાર દ્વારા સિટિઝન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે સિટિઝન પોર્ટલ અંતર્ગત નાગરિકોને પોલીસની કેટલીક ઈન્ટરનેટના માધ્યમથી ઘર બેઠા મેળવી શકે છે

નાગરિકને આ સેવાઓનો ઉપયોગ કરવા માટે આ પોર્ટલમાં પોતાની નોંધણી કરાવવી ફરજિયાત છે જેમાં નાગરિકે પોતાનું નામ સરનામું કોન્ટેક નંબર વગેરે માહિતી આપવાની રહેશે દરેક નાગરિકે પોતાની યુનિક યુઝરનેમ તથા પાસવર્ડ મળી રહેશે ઉપરાંત આ સેવાની મદદથી કોઇપણ નાગરિક પોતાની અરજી તથા અન્ય માહિતી ચોરાયેલગુમ થયેલ મિલક્તની અરજી અને ગુમ થયેલ વ્યકિતની અરજી ઓનલાઇન આપી શકે છે સિનિયર સિટિઝનની નોંધજી ડ્રાઇવરની સ્થાનિક મદદ ઘરઘાટી કે ભાડુઆતની નોંધજી પણ કરાવી શકે છે સીટીઝન પોર્ટલ પર અરજદારની અરજી સબમીટ થયા પછી અરજદારને યુનિક નંબર મળશે જેથી ઉપરોકત પોર્ટલમાં નાગરિકો પોતાની ફરિયાદોનું ટ્રેકીંગ પણ કરી શકે છે એમ નાયબ પોલીસ મહા નિરીક્ષક ગાંધીનગર દ્વારા જણાવાયું છે

પી સી